એટલે ભય કે સંસય રાખ્યા વિના રસીકરણ માટે આગળ આવે

આ યાત્રામાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રાજયમાં મનોજ સિંહા પદયાત્રામાં જોડાયા હતા તેઓએ કરમસદ ખાતે સરદાર પટેલના આવાસની પણ મુલાકાત લીધી હતી

અત્યાર સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને કોરોના રસીને લીધે ગંભીર આડઅસર જોવા મળી ન હતી

જે દવારા ઘર ની આસપાસ કે અન્ય સ્થળોએ અસામાજીક પ્રવતિઓ જણાય તો આ હેલ્પલાઈન નંબર પર ફોન અથવા મેસેજ કરીને માહિતી આપવા જણાવાયું છે માહિતી પહોંચાડનારના નંબર અને માહિતી ગુપ્ત રાખવામાં આવશે એમ પોલીસવડા શ્રી સીંઘે જણાવાયું હતું તદઉપરાંત આ મોબાઈલ ફોન નંબર પોલીસ વડા પાસે જ રહેશે માહિતી સીધી એમને જ મળશે અને તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવશે

તેથી તેને શરદ સંપાત દિવસ તરીકે પણ ઓળખવામાં આવ છે આજે વિશ્વ ચકલી દિવસ પણ છે ઘર આંગણાનું પક્ષી ચકલીને બચાવવા માટે ભુજ ખાતે ચકલીઘર તથા પાણીની કુંડીનું સામાજીક સંસ્થાઓ દવારા વિતરણ કરવામાં આવશે આરતી ભટ હવામાન વિભાગ હવામાન વિભાગ તરફથી ખેડ્રતો માટે રાહતરૂપ સમાચાર આવ્યા છે કે રાજયમાં હાલ કમોસમી વરસાદની શકયતા ખૂબ નહિંવત છે માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે